ભારત અને બાંગ્લાદેશે વિવિધ ક્ષેત્રના પાંચ સમજૂતી કરાર પર હસ્તાંક્ષર કર્યા છે બંને દેશોના પ્રધાનમંત્રીઓએ નવી ટ્રેન મિતાલી એક્સ્પ્રેસનું ગઈકાલે ઉદઘાટન કર્યું

કેન્દ્ર સરકારે ગુજરાત સહિત સાત રાજ્યોને જલ જીવન મિશન અંતર્ગત શ્રેષ્ઠ

પ્રવાસી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે વન ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે પૂણેમાં રમાશે